સાંજે સ્વદેશ જવા રવાના થતાં પહેલાંશ્રી મોદી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ અબ્દુલ સાથે મુલાકાત કરશે દરમિથાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએબાંગ્લાદેશ સાથે ભારતની લાંબા સમયની ભાગીદારીને પડોશી પહેલો નીતિનો મફત્વપૂર્ણઆધાર ગણાવ્યો છે ગઇકાલે ઢાકામાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધતા શ્રી મોદીએ કહ્યું કેભારત દ્વિપક્ષીય સંબંધોને વધુ ઊંડા અનેવૈવિધ્યપૂર્ણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે આરતી ભદ્દ અમુ ત મહોત્સવ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગતસાબરમતીથી નીકળેલી દાંડી યાત્રા ભરૂચ જિલ્લાના સજોદ ગામે પર્હોંચી હતી દાંડીયાત્રામાં કેરળના રાજ્યપાલ આરીફ મહંમદખાન સહિત જિલ્લા કલેકટરજિલ્લા પોલીસ અધીક્ષક સહિતના અગ્રણીઓ જોડાથા હતા દાંડીયાત્રા આજે સજોદથી નીકળી દિગસગામે થઇ માંગરીળ પર્હોચશે

સવારે હિન્દીમાં મન કી બાત રજૂ કરાયા બાદ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુ વાદનું પ્રસારણ કરાશે મન કી બાતના પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુ વાદનું પુનઃ પ્રસારણ કાલે રવિવારે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રી પરથી કરાશે

એર ઓફિસર કંમાન્ડીંગ ઈન ચીફ એર માર્શલ એસ કે ભુજ વાયુ સેના સ્ટેશનની મુલાકાત લીધી હતી તેમની સાથે એરફોર્સ વાઈવ્સ વેલફેર એસોસિએશનપ્રાદેશિકના અધ્યક્ષા નિર્મલા ઘોટિચા પણ જોડાયા હતા સ્ટેશનના તમામ યુ નિટસ અને વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું આરતી ભદ્દ ગુ હ્વવિભાગ ઉજવણી માર્ગદર્શિકા રાજ્યમાં હોળી ધુળેટીના તહેવારોની ઉજવણી સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગે થોડા દિવસ અગાઉ માર્ગદર્શિકા જાહેર કરી હતી વર્તમાન કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં સોસાયટી શેરીઓમાં હોળીના તહેવારની પરંપરાગત ઉજવણીમાં મર્યાદિત સંખ્યા સાથે ફોળી પ્રગટાવી શકાશે અને ધાર્મિક વિધિ કરી શકાશે હોલિકા દહન દરમિયાન ભીડભાડ એકઠી ન થાય અને કોવિડ માર્ગદર્શિકાનું યુસ્ત પાલન થાય તેવી તકેદારી આયોજકએ લેવાની રહેશે

શબ એ બારાતમાં મુસ્લિમ બિરાદરો મસ્જિદમાં ભેગા થાય છે અને પ્રિય વ્યક્તિના કબરો પર પુનઃ મુલાકાત લેવાય છે પરંતુ ફાલમાં કોરોના વધારો થતો હોવાનું જણાઈ આવતા લોકો વધુ સંખ્યામાં એકત્રિત થવાથી કોરોના સંક્રમણની શક્યતા વધુ રહેલી છે તેથી કોરોનાની માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરવાનું તથા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવા અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જાહેરનામાં અંગતર્ગત જણાવાયુ છે